આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી ડોક્ટર હર્ષવર્ધનને કોવીડના કારણે ઉભા થયેલા પડકારો વચ્ચે પણ આ કેન્દ્રોના સફળ સંચાલન બદલ રાજ્યો તથા કેન્દ્રશાષિત પ્રદેશોને અભિનંદન પાઠવ્યા છે

અને લોકોને કામ સિવાય બહાર ન જવા અને સતર્કતા રાખવા શ્રી રુપાણીએ જણાવ્યું હતું

પરંતુ પરીક્ષા આપવા જતા વિધ્યાર્થીઓન રોકવામાં આવશે નહિ વધુ વિગતો મુજબ મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં રાજ્ય્નની કોરોનાની સ્થિતિ અંગે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે માહિતી આપી હતી

આરતી ભદ્દ ક ચ્છ કોરોના કચ્છ જીલ્લામાં પણ તહેવારોની પૂર્ણતા અને શિયાળાની ઠંડીની શરૂઆત સાથે એક તબબકે ઓછા થયેલા કોરોનાના કેસોમાં ઝડપી વધારો થયો છે

જીલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર પ્રેમ કુમાર કન્નારે દૈનિક અઢી હજાર ટેસ્ટ કરવાનું લક્ષ્યાંક નક્કી કરાયું હોવાનું જણાવ્યું હતું જીલ્લા મથક ભુજમાં વિવિધ વિસ્તરોમાં ડોર ટુ ડોર સર્વે કરતા લોકોના ઓક્સીજન અને ઉષ્ણતામાનની તપાસ કરાઈ હતી અંજાર તેમજ રાપર ખાતે પણ શાકભાજી વેંચતા ફેરિયાઓના રેપીડ ટેસ્ટ કરાયા હતા

આ કેન્દ્રમાં પ્રવાસન અંગેની માહિતી આપવી જેમાં પ્રવાસન સ્થળો ફેસ્ટિવલ્સ અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવે છે તોરણ હોટેલ્સ રણઉત્સવ સ્ટેચ્યું ઓફ યુનિટી હોમ સ્ટે વાહન અંગે માહિતી તેમજ બુકિંગ સુવિધાઓ આપવામાં આવી રહી છે

પ્રવાસીઓ ને મદદરૂપ નીવડે એ મુજબનું વિનામુલ્યે પ્રવાસી સાહિત્ય ઉપલબ્ધ કરવામાં આવી રહ્યું છે હોમ સ્ટે ટુર ઓપરેટર હોટેલ અને રિસોર્ટ રજીસ્ટ્રેશન ટુરીઝમ પોલિસી અંગે માહિતી આપવામાં આવી રહી છે